પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત એક આત્મનિર્ભર રાષ્ટ્રની દ્રષ્ટિ સાથે આગળ વધી રહ્યું છે

સ્વદેશી રીતે વિકસિત રસીના માનવ પરીક્ષણ દિલ્હીની એઈમ્સમાં શરૂ થથાં છે ઇંગ્લેન્ડની ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરાયેલી કોવિડ સામેની રસીના માનવી પરના પ્રાથમિક પરિક્ષણો સફળ રહ્યા છે ભારતીય હવાઈદળ માટેના અદ્યતન ટેકનોલોજીવાળા પ્રથમ પાંચ રાફેલ વિમાનો આ મહિનાના અંત સુધીમાં ભારતને મળે તેવી સંભાવના છે

સરકાર પ્રતિબદ્ધ છે કે ઘરેથી કામ કરવાની ટેકનીકલ બાબત વધુ સરળ બને શ્રી મોદીએ ભાર મૂક્યો કે દેશ તકનીકી ડેટા આધારિત આરોગ્યસંભાળ સિસ્ટમના વિકાસ તરફ આગળ વધી રહ્યો છે જે સસ્તું અને મુશ્કેલી વિના શક્ય બની રહ્યું છે વ્યવસાયિક કામકાજ પર કોવીડના પ્રભાવ વિશે વાત કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે ધરેલુ રીતે કામ મોટા પ્રમાણમાં અપનાવવામાં આવી રહ્યું છે અને આ તકનીકી રીતે સુગમ બને તે સુનિશ્ચિત કરવા સરકાર સતત માળખાગત સુવિધા કનેક્ટિવિટી અને નિયમનકારી વાતાવરણ પૂરા પાડવા તરફ કામ કરી રહી છે

ગ્રાહક બાબતોના મંત્રી રામવિલાસ પાસવાને ગઈકાલે વીડિયો કોન્ફરન્સ માધ્યમથી પત્રકારોને જણાવ્યું હતું કે આ ધારામાં કેન્રિડિય ગ્રાહક સલામતી સત્તામંડળ સીસીપીએની રચના કરવાની જોગવાઈ છે

આ ઉપરાંત નવા ધારાની ગ્રાહક વિવાદ નિવારણ પંચ ઉત્પાદનની જવાબદારી અને સજાની જોગવાઈ જેવી બાબતો ગ્રાહકોને વધુ અધિકારસંપન્ન બનાવશે શ્રી પાસવાને વધુમાં જણાવ્યું હતું કે સૂચિત સીસીપીએને ગ્રાહકોના અધિકારોનું ઉલ્લંઘન થયું છે કે કેમ તેની તપાસના અધિકારો અપાશે તથા ગેરમાર્ગે દોરનારી જાહેરખબરો અસાલમત ઉત્પાદનો કસૂરવાર ઉત્પાદકોને દંડ કરવાની સત્તા અપાશે ઇ કોમર્સ મંચ પરથી કરાતા વેપારની અયોગ્ય રીતરસમોની બાબતને પણ આ ધારા હેઠળ આવરી લેવાશે સ્વદેશી રીતે વિકસિત રસીના માનવ પરીક્ષણ દિલ્હીમાં એઈમ્સમાં જ શરૂ થયાં છે ગઈકાલે નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતાં એઈમ્સ દિલ્હીના નિયામક ડોક્ટર રણદીપ ગુલેરિયાએ માહિતી આપી હતી કે

તેમણે જણાવ્યું કે પરીક્ષણો માટે સ્વયંસેવક નોંધણીની બાબતમાં તબીબી સંસ્થાને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે સામુદાયિક સંક્રમણ અંગેના એક પ્રશ્નના જવાબમાં ડોક્ટર ગુલેરિયાએ કહ્યું કે રાષ્ટ્રીય સ્તરે સમુદાય ટ્રાન્સમિશન થઈ રહ્યું હોવાના પુરાવા નથી

ઓક્સફર્ડના સંશોધકોના જૂથના વડા પ્રોફેસર એન્ યુ પોલાર્ડે જણાવ્યું છે કે આ રસી કોવિડ સાથે રોગપ્રતિકારક શક્તિ વધારનારી અને કેટલાંક દર્દીઓમાં આડ અસર કરનારી જણાઈ છે છતાં સલામત છે

પ્રધાનમંત્રીએ સહિયારા પ્રયાસો સમાજ જીવનમાં કેવી રીતે પરિવર્તન લાવી શકે છે તે અંગે વિયારો અને સૂચનો મોકલવા નાગરિકોને અપીલ કરી છે

હવાઈદળના વડા એર ચીફ માર્શલ આર

ભદૌરીયાના અધ્યક્ષસ્થાને યોજાનારી આ પરિષદમાં આગામી દસકાની જરૂરિયાતો મુજબ હવાઈદળની ક્ષમતા વધારવાની કાર્યયોજના ઘડવી વર્તમાન પરિસ્થિતિ અને હવાઈદળના જવાનોની ગોઠવણી બાબતે પણ ચર્ચા થશે દરમિયાન ભારતીય હવાઈદળ માટેના અદ્યતન ટેકનોલોજીવાળા પ્રથમ પાંચ રાફેલ વિમાનો આ મહિનાના અંત સુધીમાં ભારતને મળે તેવી સંભાવના છે હવાઈદળના અંબાલા એરફોર્સ સ્ટેશને યોજાનાર કાર્યક્રમમાં રાફેલ વિમાનોને વિધિવત રીતે હવાઈદળમાં સમાવવામાં આવશે

આરોગ્યમંત્રી હર્ષવર્ધને આ ઝ્રંબેશનો આરંભ કરાવતા કહ્યું હતું કે પીએનબી બેન્કે આ ઝ્રંબેશ દ્વારા કોવિડ સામેની સરકારની લડતમાં સાથ આપ્યો છે તે બાબત પ્રશંસનીય છે તેમણે પીએનબી દ્વારા સામાજિક જવાબદારીના સ્વરૂપે હાથ ધરાયેલી વિવિધ યોજનાઓની પ્રશંસા કરી હતી